અધિકારીઓ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાત દિવસની ફિલ્ડ વિઝીટ કરી સર્વે કરી તાલીમ મેળવશે

ભુજ તાલુકાના ભુજોડી ગામના વણકર હમીર વિશ્રામ સીજ઼ની સુતરાઉ કાપડની કલાત્મક શાલ માટે પસંદગી થઈ છે

જેમાં હમીરભાઈની પસંદગી થઈ છે

આ રણની અંદિર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે જટારે સરકારના વન વિભાગ ક્રારા વન્ય પ્રાણીઓ બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિ શુલ્ક શિબિરનું આયોજન થાય છે

શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે

અને દેશ ભરમાં પ્લાસ્ટિક હટાવવા માટે કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે પ્લાસ્ટિકના એક વિકલ્પની સફળ યકાસણી ભુજની ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી ગાઈડની પ્રયોગશાળામાં કરાઈ છે વિજ્ઞાનીઓએ સંભવતઃપહેલી જ વાર બાયો પ્લાસ્ટિક શોધ્યુ છે મહત્વની વાત એ છે કે આ માટે ચેરિયામાં પ્રાપ્ત થતા એક ખાસ પ્રકારના બેક્ટેરિયાનો ઉપયોગ થયો હોવાથી વિશાળ દરિયાકિનારો ધરાવતા કચ્છ જિલ્લામાં જો આ સંશોધન વ્યવસાયિક રીતે પણ જો સફળ નિવડે તો દેશને પ્લાસ્ટિક સામે ઈકોફેજ્ડલી વિકલ્પ આપવામાં દરિયાકિનારાની નવી ભુમિકા સર્જાઈ શકે છે

દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને ગાંધીનગરના અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક બાબતોના વિભાગે જાહેર કરેલા પરિપત્રના અનુસંધાને કચ્છ જિલ્લા કાનુની માપ વિજ્ઞાન કચેરીની ટીમે ભુજમાં મીઠાઈ ફરસાણપેટ્રોલપંપ વગેરે સ્થળે તપાસ હાથ ધરી હતી દરમ્યાન આ ટીમે વજન માપ ધારાના ભંગપેકેજડ કોમોડીટીઝના રૂલ્સ તથા પેકિંગ કરતા એકમો દ્રારા નોંધણી ન કરાઈ હોય તેવી બાબતોની ચકાસણી કરી હતી

પી જી લઈને પ્રથમ વખત જહાજ લાંગરવાની સાથે આયાતી રાંધણગેસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે

મુંદરા બંદર અને સેઝ દ્રારા તૈયાર કરવામાં આવેલા બે ટેન્કમાં આયાતી ગેસ ઠાલવવામાં આવશે અને રસ્તા મારફતે ગતવ્ય સ્થાને પહોંચતો કરવામાં આવશે ગઈકાલે આવેલી આ પ્રથમ સ્ટીમર બાદ હવેથી નિયમિત ગેસ લઈ આવનારી સ્ટીમરનો ટ્રાફ્રિક હવે મુંદરા બંદરે રહેશે

આ સમય મર્યાદામાં કોઈ પણ વ્યક્તિએ આ વિસ્તારમાં પ્રવેશવુ નહી તેમજ ઢોરને પણ પ્રવેશવા દેવા નહી તેમ છતા કોઈપણ વ્યક્તિ ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે